ચૂંટણીપંચ દ્વારા પૂરતી સલામતી વ્યવસ્થા વચ્ચે મતગણતરી ફાથ ધરનાર છે

રાધનપુર અને લુણાવાડા બેઠક ઉપર નાન્યેતર જાતિના બે બે મતદારોએ પોતાનું મતદાન કર્યુ ફતું મતગણતરીનો પ્રારંભ આજે સવારે આઠ વાગ્યથી થશે મતગણતરી ચાલતી ફોય ત્યારે કેન્દ્ર સફિતની વિગત જાણવા માટે સુવિધા એપ ઉપયોગી થશે આ એપ ચૂંટણીપંચની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે પાલનપુર નજીક જગાણા ગામે થરાદ બેઠકની મતગણતરી યોજાશે જ્યારે રાધનપુર બેઠક માટે પાટણ તથા ખેરાલુ બેઠક માટે વિસનગર ખાતે મતગણતરી કેન્દ્ર ઊભા કરાયા છે જ્યારે બાયડ બેઠકની મતગણતરી વાત્રક ખાતે યોજાશે અમદાવાદની અમરાઇવાડી બેઠક માટેનું મતગણતરી કેન્દ્ર કે

શાસ્ત્રી કોલેજમાં ઉભુ કરાયું છે લુણાવાડા બેઠકની મતગણતરી ત્યાંની સ્થાનિક કોલેજમાં ફાથ ધરાશે

આ પ્રસંગે રાષ્ટ્રવ્યાપી એકતા દોડનું આયોજન કરાયું છે કેન્દ્રીય ગૃફમંત્રી અમીત શાહે ટ્વીટમાં જણાવ્યું હતું કે સરદાર આ શબ્દ દેશને જોડે છે જો લોખંડી પુરૂષ સરદાર ના હોત તો આજે ભારત એક ના હોય રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે

બંને મફાનુભાવોએ ગુજરાત ઉઝબેકિસ્તાનના લોકોના નાગરિકોના વ્યાપક ફિતમાં પરસ્પર વ્યાપાર નિવેશ તેમજ પીપલ ટુ પીપલ કોન્ટેકટ વધારવાનો નિર્ધાર બેઠકમાં વ્યકત શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખ સાથેની ચર્ચાઓ દરમિયાન કર્યો હતો જણાવ્યું કે ગુજરાતના ઊદ્યોગકારો ઉઝબેકિસ્તાનમાં વેપાર ઊદ્યોગ શરૂ કરવા તત્પર છે પરંતુ તેમને આ ફેતુસર જરૂરી પરવાનગીઓ અને સફયોગ ત્વરાએ મળે તે અપેક્ષિત છે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શ્રીયુત શવકત મિરઝીયોચેવએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ ગુજરાતના વેપાર ઊદ્યોગકારોને તમામ સફચોગ આપશે અને જરૂર જણાયે પોતાના ખાસ સત્તાધિકારોનો ઉપયોગ કરીને નિયમોમાં છૂટછાટ મૂકીને વધુ પ્રોત્સાફક છૂટછાટો પણ આપશે

જોકે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાને ફાલપુરતા યથાવત્ રખાયા છે કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પદાધિકારીઓ તથા કાર્યકારી સમિતીને વિખેરવાની દરખાસ્તનો સ્વીકાર કર્યો છે

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એકમની ટુંક સમયમાં પુનઃ રચના કરાશે અમિતશાહ્ કેન્દ્રિય ગૃફ મંત્રી તથા ગાંધીનગર સંસદસભ્ય અમિત શાફના ફસ્તે આવતીકાલે ગાંધીનગર જિલ્લા વફીવટી તંત્ર ગાંધીનગર મફાનગરપાલિકા તથા ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આયોજિત રૂ

ગાંધીનગર શહેર ખાતે યોજાનાર કાર્યક્રમમાં કેરોસીન ફ્રી ગાંધીનગરના લાભાર્થીઓને કીટ વિતરણ વિધવા સફાય વૃદ્ધ સફાયના લાભાર્થીઓને મંજૂરી પત્રો આયુષ્યમાન ભારત કાર્યક્રમના લાભાર્થીઓને કાર્ડ વિતરણ એનાયત કરાશે યુએન ગુજરાત સંયુક્ત રાષ્ટ્રસંઘ સંગઠન ગુજરાત એકમનો શુભારંભ કરવામાં આવ્યો છે

આ પ્રસંગે શ્રી ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રસંઘ જોડવાનું કામ કરે છે અને ગુજરાત મહાત્મા ગાંધી તથા સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો અને કાર્યોને આગળ કરીને લોકોને જોડવાનું કાર્ય કરશે તેમણે કહ્યું કે સ્વરાજ્ય હોય કે સુરાજ્યની લડાઈ ગુજરાતે ફંમેશા નેતૃત્વ કર્યું છે સંયુક્ત રાષ્ટ્રસંઘે ફંમેશા તટસ્થ રફીને કાશ્મીર મુદ્દે ભારતને મદદ કરી છે કાર્યક્રમના વક્તા અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુરેશ વર્માજીએ જણાવ્યું ફતું કે મફાત્મા ગાંધીજીના વિચારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફંમેશા પ્રાધાન્ય આપ્યું છે